વિશ્વ બેડમિન્ટન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતનાર પી વી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

ભારત જી સાત દેશોના સંગઠનનો સભ્ય નથી આમ છતાં ફાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુએલ મેક્રોનના ખાસ આમંત્રણથી શ્રી મોદી બેઠકમાં ભાગ લેશે વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ આ આમંત્રણ બંને આગેવાનોના સુદૃઢ મૈત્રીસંબંધ ઉપરાંત ભારતનો આર્થિક સત્તા તરીકે સ્વીકાર ગણાવી શકાય પ્રધાનમંત્રી બહરીનથી ગઈકાલે ફાંસ પહોંચ્યા હતા પ્રધાનમંત્રીની બહરીનની આ મુલાકાત ખૂબ જ ફળદાથી રહી હતી બંને દેશોચ્યે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા અને વધુ સઘન બનાવવાનો નિર્ણય લીધો હતો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 જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રી સાથેની મંત્રણામાં શ્રી મોદીએ વિવિધ મુદ્દાઓ અંગે વાતચીત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેનેગલના રાષ્ટ્રપ્રમુખ મેકી સોલ અને જર્મનીના યાન્સેલર એન્જેલા મારકેલ સાથે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા મંત્રણા કરશે

દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ખરીદી માટે પૂરતો જથ્થો છે તેઓ ભૂતપૂર્વ કેન્દ્રિય નાણા મંત્રી અને ભાજપના નેતા અરૂણ જેટલીને શ્રધ્ધાંજલિ આપવા દિલ્ફી આવ્યા હતા

ઉપરાંત કેન્દ્રિય મંત્રીઓ અનેક મંત્રાલયોના સચિવો ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓ પણ ભાગ લઇ રહી છે નક્સલવાદ અસરગ્રસ્ત રાજ્યોના પોલીસ વડા અને મુખ્ય સચિવ પણ બેઠકમાં ભાગ લઇ રહ્યા છે

ચિદમ્બરમે ટ્રાયલ કોર્ટના યૂકાદાને પડકારતી તેમની અરજીની સુનાવણી આજે હાથ ધરવા તેને બોર્ડ ઉપર લેવાઈ નથી એ બાબતને સર્વોચ્ય અદાલતમાં પડકારી છે

આ બાબતે અદાલતે ચીદમ્બરમના વકીલ કપીલ સિબ્બલને જણાવ્યું હતું કે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ દ્વારા રજીસ્ટ્રીને જરૂરી આદેશ મળ્યા પછી ચિદમ્બરમની અરજી સુનાવણી માટે બોર્ડ ઉપર લેવાશે

બી આઈ સી

સત્તાવાર યાદી મુજબ પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય દિવસે રાષ્ટ્રજાગ સંબોધન કરતી વખતે સંકેત આપ્યા મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હાં પ્રધાનમંત્રીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે કરવેરા વહીવટી તંત્રમાં કેટલાંક અધિકારીઓએ તેમના અધિકારનો દુરૂપયોગ કર્યો હોવાનું અથવા પ્રામાણિક કરદાતાઓની માનસિક રીતે હેરાનગતિ કરતા હોવાનું જણાયું છે તેમણે કહ્યું કે સરકાર આ પ્રકારનું વર્તન સાંખી લેશે નહીં

વી

વી સિંધુચ્યે આ સાથે જ વિશ્વ બેડમિન્ટન સ્પર્ધામાં પાંચમો ચંદ્રક જીતીને ચીનની ઝાંગ નીંગની પાંચ મેડલ જીતવાના વિક્રમની બરાબરી સાધી છે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

સિંધુને અભિનંદન પાઠવ્યા છે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

સિંધુની આ સિદ્વિ માટે ગૌરવ અનુભવે છે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

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પી વી સિંધુને અસાધારણ ખેલાડી ગણાવી છે આ ઐતિહાસિક વિજય બાદ પી

સિંધુએ પોતાના વિજય માટે આનંદની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેની માતાનો ગઈકાલે જન્મ દિવસ હતો અને જન્મ દિન નિમિત્તે તેમને આપેલી આ ભેટ છે સયીન તેંડુલકર સહિત રમત ગમત ક્ષેત્રના જાણીતા ખેલાડીઓએ પી

સિંધુની પ્રશંસા કરીને તેમને અભિનંદન પાઠવ્યા છે પુરૂષોના વિભાગમાં બી સાંઈ પ્રણિત કાંસ્ય ચંદ્રક જીતી લીધો છે

એર ચીફ માર્શલ ધનોઆ આજે થાઇલેન્ડની ત્રણ દિવસની મુલાકાતે જશે તેમની આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંરક્ષણ સહકારને વધારવા વેગ મળશે આ દરમિયાન તેઓ બેંગકોકમાં હિન્દ પ્રશાંત સંરક્ષણ પ્રમુખોના સંમેલનમાં ભાગ લેશે

અને તેમના દેશોમાં તેમને પડી રહેલી મુશ્કેલીઓ અને તે મુદ્દે વિચાર વિમર્શ કરશે

તેમણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય દાણચોર અબ્દુલ રહીમ મ્યામારનો રહેવાસી છે અને તે નશીલા પદાર્થોની હેરાફેરી મ્યાનમાર સિવાય ભારત ચીન અને અન્ય દેશોમાં પણ કરી રહ્યો છે મણિપુર પોલિસે થાઉબલ જિલ્લાના દાણચોરીમાં સંકળાયેલા અન્ય બે ની પણ ધરપકડ કરી છે

હાથમાં લાકડી લઈને પોલીસ પાછળ દોડી રહેલા લોકોના ટોળા સામે પોલીસ બંદૂકો તાકતી જાવા મળી હતી ગત જૂનમાં હોંગકોંગમાં દેખાવો શરૂ થયા ત્યાર પછી પ્રથમવાર પોલીસે ગોળીબાર કર્યો હતો અગાઉ પોલીસે દેખાવકારોને વીખેરવા પ્રથમ વખત વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો પ્રત્યાર્પણ વિધેયકના વિરોધમાં શરૂ થયેલા દેખાવોએ હવે સરકાર વિરોધી દેખાવોનું સ્વરૂપ ધારણ કર્યું છે